તેમાંથી દરેક નાગરીકનો બચાવ થઈ શકે તે માટે સાવચેતોના પગલાં ઉઠાવવા તથા આ મહામારો સામે લડવાની હિંમતરૂપે ગઈકાલે પ્રધ ાનમંત્રી નરેન્દ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં જણાવ્યું હત કે સ્વયંશિસ્ત અને સંકલ્પના શરત્રાંથી આ મહામારીનો મુકાબલો કરી શકશે તેમજ શ્રી મોદીએ આગામી રરમી તારીખ અને રવિવારના સવારે સ ાત વાગ્યાથો રાત્રે નવ વાગ્યા સુધી ઘરમાં જ રહીને દેશની પ્રજાને જનતા કરફયુ લાગુ કરવાની અપીલ કરી હતી

તેમજ નવજાત બાળ કને સગર્ભાને ખાસ ધ્યાન તકેદારી રાખવા જણાવ્યું વધુમાં શ્રો મોદીએ દેશના તમામ મોટા વેપારો અને ઉધોગપતિઓને સંબોધતા જણાવ્યું હતું કે કો ઈપણ કારણસર કામ ઉપર ન આવી શકેલા ઉમેદવાર કે કર્મચારીઓનું વેતન ન કાપે

બધી વસ્તુ યથા શસ્તિ મળી રહશે અને તેની વ્યવસ્થા સરકાર તેમજ પ્રશાસન દવારા સુનિશ્ચિત કરાશે પ્રધાનમંત્રો શ્રી મોદોએ કોઈ પણ ડર વિના અને ગભરાટ વિના આ વિશ્વ મહામારીનો સામનો સ્વય શિસ્ત દવારા કરવામાં જણાવ્યું છ

જેમાં રાજકોટનો એક અને સુરતનો એક શકાસ્પદ કેસ પોઝીટીવ આવ્યા છે

હાલ આ બન્ને દર્દીઓની હાલત સ્થિર છે આરોગ્ય મંત્રી નિતિન પટેલે પણ જાહેરાત કરી હતી કે રાજયમાં કોરોના બે પોઝીટીવ કેસ નોંધાયા છે

રાજય સરકારોને આ અંગે પગલાં લેવા સુચવ્યું છે જોકે જાહેર સેવકો સરકારી કર્મચારીઓ અને તબીબી કર્મ ચારીઓને તેમાં છૂટ આપી છે

રાજયના શહેરી વિકાસ વિભાગે રૂા

મુખ્યમત્રીશ્રીએ આ વાહનોને સંબંધિત નગરપાલિકાઓમાં સેવા અર્થે જવા પ્રસ્થાન કરાવતાં રપ ષ્ટપણે જણાવ્યું હત કે ગુજરાતમાં આગજનીના કિરસાઓં માલ મિલ્કતને ઓછામાં ઓઈ્ નુકશાન અ ને ઓછી જાનહાની થાય તેવી અધતન સુસજજ ફાયર સેફટી સેવાઓ માટે નગરોને ફાયર ફાઈટર્સ સહિ તના સાધનો રાજય સરકારે આપ્યા છે